માત્ર શિક્ષિત નહિ દિક્ષીત પેઢી રાષ્ટ્રચેતના સભર પેઢી જે દેશ માટે જીવી જાણે દેશ માટે મરી જાણે તેવી પેઢીનું નિર્માણ કરવામાં શૈક્ષિક મહાસંઘના આવા સફળ પ્રયાસો રાઇટ જોબ એટ રાઇટ ટાઇમ છે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે દેશમાં કેટલાય વર્ષો પછી શિક્ષણ નીતિનું ઘડતર થઇ રહ્યું છે આજ સુધી શિક્ષણ નીતિના અભાવે શિક ષણની દિશા નક્કી ન હતી હવે વિમર્શ બધા સાથે મળીને વિચાર મંથન ચિંતન કરી વિદ્યાર્થીને કેન્દ્રસ્થાને રાખીને સહિ લક્ષ્ય સહિ દિશામાં કાર્યરત થયા છે ગણપત યુનિવર્સિટી અધ્યક્ષ ગણપતભાઈ પટેલે જણાવ્યું હતું આ વિદ્યાલયમાં દેશભરના ગુરૂઓના આગમન થકી આજે ભૂમિ પવિત્ર બની છે કે તેમણે જણાવ્યું હતું કે ગુરૂના આશિર્વાદથી બાળકના ભવિષ્યનું નિર્માણ થાય છે તેમણે દેશભરના શિક્ષકોને યુનિવર્સિટીને આંગણે આવકાર્યા હતા આ અવસરે વિવિધ ત્રણ પ્રકાશનનું વિમોચન કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવા પ્રથમવાર અરવલ્લી જિલ્લાના શામળાજીના મેળામાં ભવ્ય લોકસંપર્ક કાર્યક્રમનું ઉદ્વાટન કરવામાં આવ્યું અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના સાંસદ શ્રી દીપસિંહ રાઠોડે લોકસંપર્ક કાર્યક્રમને ખુલ્લી મુકી શામળાજી ખાતે દર્શને આવતા શ્રદ્ધાળુઓને માહિતી મેળવવા આહવાહન કર્યું હતું

શામળાજી ખાતે કાર્તિકી પૂર્ણિમાનો ભવ્ય મેળો ભરાય છે જેમાં ત્રણ લાખ કરતા વધારે દર્શનાર્થીઓ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ તેમજ આસપાસના જિલ્લાના લોકો આવે છે જેથી આ શ્રદ્ધાળુઓ અહીં સરકારી યોજનાઓની માહિતી મેળવે અને લાભ લે તે માટે સાંસદ દીપસિંહ રાઠોડ તેમજ ઇડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ અપીલ કરી હતી

ધીરજ કાકડીયા તેમજ આકાશવાણી કેન્દ્ર અમદાવાદના નાયબ નિયામક શ્રીમતી સરીતા દલાલે જનતાને સંબોધન કર્યું હતું આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ડીડીઓ શામળાજી મંદિરના દ્રસ્ટી સાબરડેરીના પૂર્વ ચેરમેન શામળાજી ગ્રામ પંચાયતના સરપંચ સહિત મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા કામકાજ ના સ્થળે અનિવાર્ય એવી કોમ્યુનિકેશન ની મુશ્કેલીઓ અને પડકારો સામે સજ્જતા કેળવવા અંગેનો એક ખાસ વર્ક શોપ અમદાવાદમાં યોજાઈ ગયો લર્ન એડ દ્વારા આયોજિત આ ખાસ કાર્યક્રમમાં વર્કપ્લેસ કોમ્યુનિકેશન એસેન્શીયલ્સ વિષે ઈ લર્નિંગ પ્રોગ્રામની માહિતી આપવામાં આવી હતી લર્ન એડ ના સ્થાપક અને એશ્યુકેટર તરાના પટેલ ચેટર્જી એ આ વર્ક શોપ માં જણાવ્યું હતું કે ગુજરાત જેવા વ્યાપાર ઉદ્યોગ વાળા રાજ્યમાં આ કાર્યક્રમથી કંપનીઓ તેમના કર્મચારીઓની કાર્યદક્ષતા વધારી શકે છે એટલું નહિ પણ આ કાર્યક્રમ વ્યક્તિગત ધોરણે પણ એટલો જ ફાયદાકારક છે

તેમને કહ્યું કે વિદેશમાં ક્લાયન્ટ કે વ્યાપાર ધરાવતા ગુજરાતી વ્યાપાર ઉદ્યોગ કે કંપની એક્ઝિક્યુટિવને આ કોમ્યુનિકેશન કાર્યક્રમ થી સારો ફાયદો થયો છે

આ પરિક્રમા કારતક સુદ અગિયારશથી શરૂ થાય છે જેમાં દર વર્ષે યાત્રાળુઓ પરંપરાગત રીતે શરૂ થતી પરિક્રમાના બે ત્રણ દિવસ અગાઉ ભવનાથ ખાતે પરિક્રમા શરૂ કરવા માટે આવી જતા હોય છે આ પરિક્રમા માટેની તમામ તૈયારીઓ વન વિભાગ દ્વારા પૂર્ણ કરવામાં આવી છે તથા એસટી નિગમ દ્વારા પણ અમદાવાદ ગીતા મંદિરથી ગિરનાર માટે સ્પેશ્યલ બસો શરૂ કરાઈ છે જોકે યાત્રિકોના ઘસારાને ધ્યાને લઈને પરિક્રમા રૂટ પરનો ગેટ વહેલો ખોલવામાં આવે તેવી શક્યતા છે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ગરવા ગિરનારની પરિક્રમા પર પણ વરસાદ અને વાવાઝોડાનું જોખમ સર્જાયું હતું અને તેથી તંત્રએ આ વખતે વહેલી પરિક્રમા શરૂ ન થવા દેવા નિર્ણય કર્યો હતો

કાર્તિકી પૂર્ણિમાના મેળામાં પ્રતિવર્ષ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા જનસમુદાયને નવું આકર્ષણ મળી રહે તે પ્રકારના આયોજનો હાથ ધરવામાં આવતા હોય છે

સ્વાદરસીકો માટે સાબરમતી જેલના ભજીયા અને ખાણીપીણીની વેરાઈટીઓનો લોકો સ્વાદ લોકો માણી શકશે સાથે જ ગૃહ ઉધોગ હસ્તકલાના આબેહ્બ સ્મૃતિઓના સ્ટોલ અન્ય આકર્ષણો પણ રાખવામાં આવેલા છે મેળાને સફળ બનાવવા જિલ્લા વહીવટી તંત્ર નગરસેવાસદનના સહયોગથી શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મેળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા યુવાન કલાકરોને પ્રોત્સાહન મળે તે માટે વિશેષ યોજના જાહેર કરવામાં આવી

આ સ્પર્ધામાં ભારતમાંથી બે હજાર પાંચસો જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો અતુલ ગામિત ધવલ ઉત્તેકર સાંડેલીયા લક્ષીતાએ સુર્વણ ચંદ્રક મેળવ્યા છે જ્યારે જમોડ પાયલ ટીમ્બડીયા મૈસુરી ધવસ સોલંકી જયરામ ચૌધરી કૌશિક જાદવ જીગર ચૌહાણ વંદના મોરી દૃષ્ટિ ચૌધરીએ સિલ્વર મેડલ મેળવ્યા છે

આ તમામ ખેલાડીઓએ એથેલેટીક્સની વિવિધ સ્પર્ધાઓમાં મેડલ મેળવ્યા છે

જેની સાથે લગ્નની સીઝનનો પ્રારંભ પણ થઈ ગયો છે આજના દિવસે વિષ્ણુ ભગવાન જાગ્યા હોવાથી તેને દેવઉઠી અગિયારસ તરીકે ઓળખવામાં આવે છે ભગવાન વિષ્ણુના તુલસી માતા સાથે લગ્ન થયા હોવાને કારણે તેને તુલસી વિવાહ તરીકે ઓળખવામાં આવે છે દેવદિવાળીની સાથે તુલસી વિવાહની પણ સમાપ્તિ થશે તુલસીવિવાહનું હિંદુ ધર્મમાં અનેરુ મહત્વ રહેલું છે તુલસીમાતાને સોળ શણગાર કરીને તૈયાર કરીને ભગવાન વિષ્ણુ સાથે તેમના વિવાહ કરાવવામાં આવે છે તુલસી વિવાહ કરાવનારને કન્યાદાનનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે